તેમણે વધુમાં જણાવ્યું છે કે કેન્દ્રની એનડીએ સરકારે આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે વાંસની ખેતીનો દરજજો આપવાની સાથે ગામડાંઓમાં એક લાખ મોડેલ શાળાઓ જનધન વનધન ગોવર્ધન જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે

એક દેશનું અંદાજપત્ર હશે અને બીજું ખેડૂતો માટેનું હશે શ્રી રાહુલ ગાંધીએ જીએસટી કાળા નાણાં અને નોટબંધીની ટીકા કરતાં વધૂમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસિત ત્રણ રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે

આ નિર્ણયથી અમીરો તેમના બિનહિસાબી નાણાંને હિસાબી નાણાંમાં ફેરવી શક્યા જ્યારે ગરીબોની પરસેવાની કમાણી અન્યાયી રીતે સ્થગિત કરી દેવામાં આવી હતી ભાજપના પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યાએ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલના નિવેદનનો પ્રત્યાઘાત આપતા જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણીના યોજાયેલા બે તબક્કામાં દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ તરફી લોકજુવાળ જોવા મળે છે

વઢવાણના બલદાણા ગામે આજે સવારે યોજાયેલી કોંગ્રેસની ચૂંટણીસભામાં હાર્દિક પટેલને એક વ્યક્તિએ લાફો માર્યો હતો જોકે સ્ટેજ ઉપર ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ લાફો મારનાર શખ્સને પકડીને પોલીસને હવાલે કર્યો હતો કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આ અંગે વઢવાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે દરમિયાન હાર્દિક પટેલે આ ઘટના માટે ભાજપ ઉપર આરોપ લગાવ્યો છે ભાજપના પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડચાએ જણાવ્યું છે કે ભાજપને સુરેન્દ્રનગરમાં બનેલ હાર્દિક પટેલ સાથેની ઘટના કે વ્યક્તિ સાથે કોઈ લેવાદેવા નથી ભાજપ ક્યારેય કોઈપણ પ્રકારની હિંસામાં માનતું નથી અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ આ ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ જૂનાગઢ લોકસભા બેઠકના એનસીપીના ઉમેદવાર રેશમા પટેલ પર હુમલો થયો છે અમારા જૂનાગઢ જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ જૂનાગઢમાં વંથલી ખાતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમની ઉપર હુમલો થયો હતો

મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગીલો બન્યો છે

ભાજપ કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ સ્થાનિક નેતાઓ અને ફિલ્મ કલાકારો સમગ્ર ગુજરાતમાં ચૂંટણીસભાઓ યોજી રહ્યા છે ચૂંટણી પ્રચારના છેલ્લાં તબક્કામાં ઉમેદવારો ગ્રૂપ મીટિંગ સભા રેલી ડોર ટૂ ડોર લોકસંપર્ક કરી રહ્યાં છે વલસાડ જિલ્લામાં પણ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યું છે આ અંગે વધુ માહિતી આપે છે અમારા વલસાડના પ્રતિનિધિ નવીન પટેલ

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું છે કે સામાન્ય રીતે મતદાનના દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મતદાન પૂર્રું થયા બાદ રીસીવીંગ સેન્ટર ઉપર મોડી રાત્રે અથવા તો જો અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી સવારે મતદાન સામગ્રી પરત સોંપવા માટે પહોંચતા હોય છે આથી ચૂંટણી સ્ટાફના તેઓના ફરજ પરના પ્રમાણમાં લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખી તેઓએ મતદાનના બીજા દિવસે તેમની કચેરીમાં હાજરી આપવાની જરૂર નથી તેઓને ફરજ પર હાજર ગણવાના રહેશે ભારતના ચ્રંટણી પંચની સૂચના અન્વયે મતદાનના બીજા દિવસે એટલે કે તા

આ સમયગાળા માટે કોઇ વધારાનું ભથ્થુ આકારી શકાશે નહી શિક્ષણ અને સંશોધનમાં મહત્વપૂર્ણ પ્રદાન બદલ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી જીટીયુને પશ્ચિમ ભારતની વિશિષ્ટ યુનિવસિટીનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે નવી દિલ્હી ખાતે દેશના સૌથી મોટા ભારતીય શિક્ષણ મહોત્સવ અંતર્ગત યોજવામાં આવેલા એવોર્ડ વિતરણ સમારોહમાં જીટીયુના વાઇસ ચાન્સેલર ડોક્ટર નવીન શેઠે આ એવોર્ડ સ્વીકાર્યો હતો

વાઇસ ચાન્સેલર ડોક્ટર નવીન શેઠે જણાવ્યું છે કે જીટીયુ તરફથી પશ્ચિમ ભારતમાં પહેલી વખત એવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે કે જે ટ્રેન્ડ સેટર બની ગયા છે સમગ્ર રાજ્યમાં આજે ચૈત્રી પૂનમ હનુમાન જયંતિની હર્ષોલ્લાસ અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે તો ખ્રિસ્તી બિરાદરોએ આજે ગુડફાઇડેની પણ ઉજવણી કરી હતી ચૈત્રી પૂનમ નિમિત્તે અંબાજી પાવાગઢ ચોટીલા બહુચરાજી સહિતના મંદિરોમાં વિવિધ પ્રજા અર્ચન યજ્ઞના કાર્યક્રમો યોજાયા હતા અને મોટી સંખ્યામાં માઈભક્તોએ દર્શનનો લાભ લીધો હતો તો બીજી બાજુ હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજીના મંદિરોમાં વિશેષ અભિષેક મહાઆરતી સમૂહ યજ્ઞ પૂજન અન્નકૂટ દર્શન સુંદરકાંડના પાઠ હનુમાન ચાલીસા સહિતના કાર્યક્રમો યોજાય છે અમરેલીમાં આવેલ બાલાજી હનુમાન રોકડીયા હનુમાન જેવા મંદિરોમાં મહાપ્રસાદ આરતી અને રામધૂન જેવા કાર્યક્રમો યોજાયા તો રાત્રિના સંતવાણીના કાર્યક્રમ યોજાશે અમરેલીની આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રિકો ભૂરખીયા રવાના થયા હતા તો આ તહેવાર નિમિત્તે સાંવરકુંડલા ખાતે જીવદયા પ્રેમી દ્વારા શહેરી વિસ્તારોમાં પક્ષીઓ માટે માટીના ક્રંડાનું વિતરણ કરવામાં આવ્યું

ભક્તો દ્વારા મંદિરોમાં ધ્વજારોહણ રામદરબાર મારૂતિ યજ્ઞ સુંદરકાંડ સહિતની ભવ્ય ઉજવણી થઈ રહી છે તો ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સવાસો વર્ષ જૂના કોંકરણ હનુમાનજી મંદિરે સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને મંદિરે આવી ભક્તો આસ્થાથી મસ્તક નમાવી આશિર્વાદ મેળવી રહ્યા છે હનુમાન જયંતિની વધઈ તાલુકાના વિસ્તારોમાં ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે વધઈ નજીક કિલાદ પાસેના તડકીયા હનુમાનજી મંદિરમાં હજારોની સંખ્યામાં લોકો નજરે પડ્યા હતા ત્યાં મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું ઉપરાંત અમદાવાદમાં હનુમાનજી કેમ્પ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે